પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ યાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું છે કે કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને યાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાનોની રાજ્ય સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ વાલીઓ શૈક્ષણિક ફી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં માસિક હપ્તા કે પોતાની અનુફ્રળતા મુજબ ભરી શકશે ખાનગી શાળાએ ફી અંગે કોઇ દબાણ કર્યું હોવાની ફરિયાદ મળશે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ જે તે શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે

આ પહેલમાં સમગ્ર ભારતમાં સ્માર્ટ સીટી અમદાવાદ અગ્રેસર છે

સ્માર્ટ સીટી મિશન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટસના અમલીકરણ માટે એસપીવી સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલપમેન્ટ લી ધ્વારા ટેકનોલોજીના માધ્યમથી જાહેર સ્થળો પર માસ્ક અથવા ફેસ કવર નહી પહેરનારા નાગરીકો સામે દંડનીય કાર્યવાહી કરવા એક અનોખી પહેલ હાથ ધરાવમાં આવી છે અમદાવાદ ડેવલપમેન્ટ લી ના સેફ એન્ડ સિકચોર અમદાવાદ પ્રોજેકટ હેઠળ અમદાવાદ શહેરમાં વિવિધ ટ્રાફીક જંકશન તથા જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ કેમેરાની મદદથી જાહેર માર્ગો પર માસ્ક કે ફેસ કવર પહેર્યા વગર નીકળતા નાગરીકોની ઓળખ કરી તેમને બસ્સો રુપિયાનું ચલન ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ માટે નાગરીકોના વાહનની નંબર પ્લેટ પરથી જે રીતે ટ્રાફીક વાયોલેશન માટે ઇ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે તે રીતે માસ્ક કે ફેસ કવર નહી પહેરનાર નાગરીકોના વાહનની નંબર પ્લેટ પરથી તેઓની ઓળખ કરીને ઇ ચલન ઇસ્યુ કરવામાં આવે છે

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં હોમ લર્નિંગ અભિયાન અંગેની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે દ્રરદર્શન ડીડી ગિરનાર દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થશે તેમાં ધો

આ ઉપરાંત બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ ઉપર પણ જીસીઇઆરટી તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો

આ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાસે ટી વી કે મોબાઇલની સુવિધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ધો

તેની સાથોસાથ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકો ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે

હોમ લર્નિંગના કાર્યક્રમને સુનિશ્ચિત કરવા માટે વર્ગ શિક્ષકો દ્વારા વાલી તથા વિદ્યાર્થીઓને ફોનથી સંપર્ક કરશે અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવા માર્ગદર્શન આપશે આ હોમલર્નિંગ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા કરાશે

શહેરીજનોની સુવિધા માટે સુરત મ્યુ

કોરોના વાયરસના દર્દીઓને સુરતની સરકારી હોસ્પિટલો ઉપરાંત આ પાંચ પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારે જાહેર કરેલા નિયત દરે ગુણવત્તાયુક્ત સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

સુંઘવાની અને સ્વાદની ક્ષમતા ઓછી થવાના લક્ષણનો કોરોનાના લક્ષણોમાં સમાવેશ કરાયો છે વરસાદ રાજયમાં નેઋત્ય ચોમાસાના આગમન સાથે અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થયો છે આજે વહેલી સવાર થી અમદાવાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાટ વચ્ચે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાઓ નોંધાઇ છે ભારે વરસાદના પગલે વાસણા બેરેજના બે દરવાજા બે ફટ જેટલા ખોલવામાં આવ્યા છે હવામાન વિભાગ ધ્વારા અમદાવાદ ખેડામાં અતિભારે મહેસાણ ગાંધીનગર પંચમહાલ દાહોદ નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાઠી કરાઇ છે

માંડલ દસક્રોઇ ધોળકામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ થયો છે

વડોદરામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ માહોલ સતત જોવા મળી રહયો છે

આ ભૂકંપનું કેન્દ્ર બિંદ ગીર સોમનાથના ઉનામાં હોવાનું અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું છે

ભૂકંપના આંચકાને કારણે કેટલાક ઘરોમાં માળિયામાંથી વાસણ નીચે પડ્યા હતાં

ભાજપ વર્ચ્યુઅલ રેલી કેન્દ્રીય કોબિનેટ મંત્રી નીતીન ગડકરી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આજે ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યના ઉત્તર અને દક્ષિણ ઝોનની ઓનલાઇન રેલીને સંબોધન કરશે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને મંત્રી ગણપતભાઇ વસાવા પણ આ રેલીમાં ખાસ ઉપસ્થિત રહેશે આ ઓનલાઇન રેલીનું જીવંત પ્રસારણ ભાજપ ગુજરાતના ફેસબુક ટ્વિટર જેવા સોશિયલ મિડિયાના પેજ પરથી જોઇ શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થતાં સરકારનું રિપોર્ટકાર્ડ લોકો સમક્ષ મુકવા ભાજપ દ્વારા ડિજીટલ માધ્યમથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે